આ પ્રસંગે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી પંડીત દીનદયાળ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને પણ યાદ કર્યા હતા તેમણે હતું કેઆ મહાનુભાવોના યોગદાનને કારણે દેશમાં વર્તમાન સમયે રસ્તા ગ્રામ સંચારની કામગીરી ઝડપથી ચાલી રહી છે ભાવનગરથી અમદાવાદ શોર્ટ રૂટ ફોરલેન અને ભાવનગરથી સોમનાથ ફોરલેનના શિલાન્યાસ માટે ઉપરાષ્ટ્રપતિ એમ

તેમના સ્વાગતમાં એરપોર્ટ પર રાજ્યપાલ ઓપી કોહલી તેમજ મનસુખ માંડવિયા પ્રદિપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા

વાહન ડિટેઈન કરવામાં આવ્યું હોય અથવા વાહનનો ડીએ કેસ થયો હોય તેવા તમામ વાહનોમાં વીમો ન હોય અથવા વીમો પૂરો થઈ ગયો હોય તો તેવા વાહનોમાં વાહનમાલિક નવો વીમો કઢાવે તે પછી જ વાહનનો ડીએ કેસ ચલાવવામાં આવશે અને વીમાના કાગળ રજૂ કર્યા બાદ જ વાહનને મુક્ત કરવામાં આવશે તેમ કચ્છના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

ભુજથી બાન્દ્રા વચ્ચે દોડતી એસી સુપરફાસ્ટ એકસપ્રેસ ભુજ અને અમદાવાદ સ્ટેશન પર તેના નિયત સમયથી પ મિનીટ વહેલી ઉપડશે એજ રીતે ગાંધીધામ હાવડા અને ગાંધીધામ તીરુનવેલી ટ્રેન પણ નિર્ધારીત સમયથી પ મિનીટ વહેલી પ્રસ્થાન કરશે

કમિટીમાં ચાર પૈકી ત્રણ સભ્યોની નિયુકિત કરી લેવામાં આવી છે હવે માત્ર સરકારના પ્રતિનિધિની નિમણુક બાકી છે જે આગામી થોડા દિવસોમાં થઇ જવા સાથે આખીય સર્ચ કમીટી ગઠીત થઇ જશે અત્યાર સુધી નિમાયેલા સભ્યોમાં ઇસી કમિટી વતી આર

પટેલ યુજીસી તરફથી પ્રો રાજપુત અને જોઇન્ટ ઓફ વાઇસ ચાન્સેલરમાંથી નરસિંહ મહેતા યુનિવર્સીટીના જે

મૈયાણીનો સમાવેશ થાય છે